પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

તે માટે રેશનકાર્ડ ધારકોને એક મહિનાનું રાશન મફત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે

વારાણસીના લોકો સાથે ગઈકાલે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત દરમિયાન શ્રી મોદીએ કહયું કે કેટલાક લોકો સરકારના નીર્દેશોને ગંભીરતાથી નથી લઇ રહયાં તે દુઃખદ છે

શ્રી મોદીએ કહ્યું કે સરકાર વોટસ અપ સાથે મળીને હેલ્પ ડેસ્ક બનાવી રહી છે જેના પર કોરોના અંગેની વિશ્વસનીય માહિતી મળી શકશે

શ્રી મોદીએ આવશ્યક સેવાના કર્મચારીઓ સામે થયેલા ગેરવર્તન અંગે દુઃખ વ્યકત કર્યુ અને તબીબો નર્સો સહિતના સેવાકર્મીઓને સન્માન આપવા અનુરોધ કર્યો

રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજયના નાગરીકોને ત્રણ સપ્તાહના લોક ડાઉનમાં સક્રીય રીતે જોડાવા અપીલ કરી છે રાજયપાલે નાગરીકોને જરૂરી ચીજવસ્તુઓ ખરીદતી વખતે એકબીજાથી પુરતુ અંતર જાળવવા અને ભીડથી બચવા અનુરોધ કર્યો છે રાજયપાલે કહ્યું છે કે આ રોગ સામે લોક જાગૃતિ અને સાવચેતી ખુબ જ અનિવાર્ય છે અને લોક ડાઉનના કારણે કોરોના વાયરસ સંક્રમણની શ્રુંખલા તોડવામાં આપણે સફળ થઇ શકીશું

મુખ્યમંત્રીએ ફ્લોર મીલ્સના સંચાલકો તથા જિલ્લા ક્લેક્ટરો પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સંકલન સાધી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઘઉં બાજરી જેવા ખાદ્યાન્નના બદલે તૈયાર લોટની માંગણી વધુ રહેશે શ્રી રૂપાણીએ ખાદ્યાન્ન લોટ વગેરેની કામગીરી યાલુ રહે તે માટે જરૂરી વ્યક્તિઓ તથા વાહનો માટે પાસ ઇસ્યૂ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ફ્લોર અને પલ્સ મીલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂર માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરીને જિલ્લા તંત્રોને પહોંચાડશે આ વીડિયો બેઠકમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત તથા દાહોદના ફ્લોર અને પલ્સ મીલ્સ સંચાલકો જોડાયા હતા

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજયમાં નાગરીકોને દુધ શાકભાજી ફળફળાદી અનાજ કરીયાણુ સુયારૃ રીતે ઉપલબ્ધ બની રહે અને દુધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદીના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે તમામ જિલ્લાઓમાં કરિયાણાના વેપારીઓ દૂધના પાર્લર અને શાકભાજીના વિક્રેતાઓને તાત્કાલિક ધોરણે પાસ ઇસ્યૂ કરાશે પાડોશી રાજ્યોના સચિવો સાથે પરામર્શ કરી આંતરરાજ્ય પરિવહન અવરોધાય નહીં તેની કાળજી લેવામાં આવી છે

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના પગલે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર વેરો વસૂલવાની કામગીરી હાલ પુરતી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આ નિર્ણયના લીધે આવશ્યક સેવાઓને નડતી મુશ્કેલીઓ દુર થશે અને સમયની બચત કરી શકાશે તેમણે કહ્યું કે માર્ગની જાળવણી તથા તાકીદની પરિસ્થિતિની સેવાઓ ટોલ પ્લાઝા ઉપર યથાવત રખાશે

દરમિયાન રેલવેમંત્રી પિયુષ ગોયલે રેલવેના જનરલ મેનેજર અને વિભાગીય રેલવે મેનેજરો સાથે ગઈકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને આવશ્યક ચીજવસ્તુઓનું માલગાડી દ્વારા થઈ રહેલી હેરફેરની સમીક્ષા કરી હતી

જયારે વડોદરા સુરત અને રાજકોટમાં નવા એક એક કેસ સ્થાનિક ચેપના કારણે નોંધાયા છે

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ સંક્રમણ અટકાવા માટે રાજય સરકારે સર્વેલન્સ અને ટ્રેકિંગને વધુ સઘન બનાવ્યું છે

એ જ રીતે એપોલો હોસ્પિટલ અને સુપ્રાટેક લેબોરેટરીને પણ ટેસ્ટિંગ માટેની પરવાનગી અપાઈ છે

રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખાનગી કોન્ટ્રાક્ટની બસો માટે લોકહિતમાં નિર્ણથો લીધા છે રાજ્યના લક્ઝરી બસ સંગઠને વાહન વ્યવહાર મંત્રી આર

ફળદુ સમક્ષ કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને લોકહિતમાં નિર્ણયો લીધા છે આ નિર્ણય મુજબ વ્યવસાયિક હિતોથી વપરાતી ખાનગી બસોના સંચાલકો એપ્રિલ માસમાં બસો નોનયૂઝ જાહેર કરી શકશે આમ કરવાથી તેમન એડવાન્સમાં વેરો તેમજ ફી ભરવાની રહેશે નહીં બસને નોનયુઝ જાહેર કરવા બસના માલિકો અને કબજેદરોએ આરટીઓ કચેરી જવાની જરૂર નથી પણ પહેલી એપ્રિલ સુધીમાં સંબંધિત આરટીઓને ઇ મેઇલ દ્વારા જાણ કરવાની રહેશે

જેના અનુસંધાને તબીબી નિષ્ણાતો અને પેરામેડિકલ સ્ટાફની ભરતીનું આયોજન કરાયું છે

નડિયાદ સંતરામ મંદિર ખાતે ગઈકાલથી અન્નક્ષેત્ર ખૂલ્લુ મૂકાયું છે નડિયાદ શહેર તેમજ જિલ્લામાંથી ટીફીનની જરૂર છે તેવા વ્યક્તિઓ અહીંથી ટીફીન લઈ જઈ શકે છે

ઉલ્લેખનીય છે કે અગાઉ રપ માર્ચ સુધી સ્ટેચ્યુ ઓફ યુનીટી પરીસરના તમામ પ્રવાસી સ્થળી બધ રાખવાનો નિર્ણય લેવાયો હતો

રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે કોરોના વાયરસને પગલે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને રાજયભરમાં આવકારદાયક પ્રતિસાદ મળી રહ્યો છે શ્રી ઝા એ ઉમેર્યુ કે હાલમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે અત્યંત જરૂરી છે તેવા સંજોગોમાં લોક ડાઉનનો અમલ સુવ્યવસ્થિત રીતે થઇ રહયો છે જે વિસ્તારોમાં લોકોની અવર જવર થઇ રહી છે કે વિસ્તારોમાં પોલીસ દ્વારા સખ્તાઇથી કામ લેવામાં આવી રહ્યું છે